એવી જ રીતે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદોની સ્મૃતિમાં આજે શહીદ દિવસ મનાવાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે બંધારણ આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે પરંતુ તે અપેક્ષા રાખે છે કે આપણે નિષ્ઠા સાથે કાયદાઓ અને નિયમોનું પાલન કરીશું

તેમણે કહ્યું કે પાછલા સત્રમાં સંસદ દ્વારા ઘડવામાં આવેલા ત્રણ ખેતીલક્ષી કાયદાઓનો હેતુ દેશના ખેડ઼તોને વધુ અધિકારો અને શક્તિ પ્રદાન કરવાનો છે શ્રી કોવિંદે ઉમેર્યું કે દસ કરોડથી વધુ નાના અને સીમાંત ખેડુતોને કૃષિ ક્ષેત્રે સુધારાઓથી લાભ મળશે

તેમણે સુપ્રીમ કોર્ટના યુકાદા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણના પ્રારંભનો પણ ઉલ્લેખ કર્યો હતો રાજ્ય વિધાનસભનું અંદાજપત્ર સત્ર આવતી પહેલી માર્ચથી થશે રાજયપાલ આચાર્ય દેવવ્રત બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે

નાણાં મંત્રી તરીકે શ્રી પટેલ નવમી વખત અંદાજપત્ર રજૂ કરશે કુષિ સહકાર અને પશુપાલન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આદિજાતિ કલ્યાણ વિભાગ શિક્ષણ વિભાગ ઉર્જા વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ ગૃહ વિભાગ સહિતના તમામ વિભાગો સાથે વિસ્તૃત યર્ચાઓ બાદ અંદાજપત્રને આખરી ઓપ અપાયો છે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

જોકે રસીને કારણે કોઈને પણ ગંભીર આડઅસર જોવા મળી નથી

તો સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં આરોગ્ય અને આઈ

એય ખાતાના કર્મચારીઓને કોરોના પ્રતિકારક રસી અપાઈ હતી

આ અંગે વધુ માહિતી આપે છે

દર વર્ષની માફક આ વખતે પણ ગાંધી નિર્વાણ દિન નિમીતે આજે સાંજે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ છે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદોની સ્મૃતિમાં આજે શહીદ દિવસ મનાવાશે

સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે જયાં શકય ત્રોય ત્યાં વર્કશોપ કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે તેવું આહવાન રાજ્ય વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે

વડોદરા વતી લુકમન મેરીવાલાએ ત્રણ નિનાદ રાઠવાએ બે જ્યારે અતીત શેઠ બી પઠાણ અને કાર્તિક કાકડેએ દરેકે એક એક વિકેટ ખેરવી હતી ગઇકાલે રમાયેલી બીજી સેમિફાઈનલમાં તમીળનાડુએ રાજસ્થાન સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો

સ્પર્ધાની ફાઈનલ આવતીકાલે સાંજે સાત વાગે રમાશે

આરોપી સરદારખાન પઠાણે બનાવટી આધારકાર્ડ પાનકાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સની મદદથી અમદાવાદમાં ગેરકાયદેસર રીતે વસવાટ કર્યો હતો

એટીએસ તથા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં આરોપીએ તે અફઘાની નાગરિક હોવાનું કબૂલ્યું છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા સ્થળે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ચાર ડિગ્રી ઓછું નોંધાયું છે સૌથી ઓછું ચાર ડિગ્રી સેલ્સીયસ લધુત્તમ તાપમાન કચ્છના નલીયામાં નોંધાયું હતું

આજ સમયગાળામાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી ઓછું નોંધાયું